પ્રધાન સ્વામીત્વ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવાઅને લાખો લોકોના સશક્તિકરણ માટે આ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ સંપત્તિ કાર્ડનું વિતરણ શરૂ કરશે

લગભગ એક લાખ મિલકત ધારકો તેમના સંપત્તિના કાર્ડ્સ તેમના મોબાઇલ ફોન પર પહોંચાડાયેલી એસ

લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે આ પછી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે

પાસવાન કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના પાર્થિવ દેહને ગઇરાત્રે હવાઇદળના ખાસ વિમાન ધ્વારા પટના લઇ જવાયો છે કાયદામંત્રી રવીશંકર પ્રસાદ અને ગૃહરાજયમંત્રી નિત્યાનંદ રાય સદગતના પાર્થિવ દેહ સાથે પટના પહોચ્યા છે આ પ્રસંગે સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓર્નર આપ્યું હતું બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ અને અન્ય નેતાઓએ સ્વર્ગસ્થ પાસવાનને ભાવભીની અંજલી આપી હતી

ગરબા ઉપરાંત દશેરા દિવાળી સહિત અન્ય તહેવારોની ઉજવણીને પણ આ નિયમ લાગુ પડશે

નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક શૈક્ષણિક રમત ગમત મનોરંજન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક યોક્ક્સ શરતોને આધીન પરવાનગી હવે અપાશે

રેલી પ્રદર્શનો જેવા સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે

ઉધગ મંડલમ ઉટીમાં રેલ્વે અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે પ્રથમ તબક્કામાં ઉધગ મંડલમ અને કુનનુર વચ્ચે ત્રણ ખેપ ચલાવવામાં આવશે

આ પર્વતીય રેલ સામાન્ય રીતે પશ્ચિમ ઘાટની ટેકરીઓમાં મેદૃપાલયમ અને ઉધગ મંડલમની વચ્ચે યાલે છે અને તે પર્યટકનું લોકપ્રિય આકર્ષણ છે અને મોટી સંખ્યામાં સિનેમામાં પણ શૂટિંગ જોવા મળે છે

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી

દિલ્ફી કેપીટલ્સના આર અશ્વિન ને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો